પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ઃ ધારાસભા પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારે લીંબડી બેઠક માટે તો કોંગ્રેસ ઉમેદવારો એ અબડાસા ગઢડા ધારીમોરબી કરજણ કપરાડા અને ડાંગ બેઠક ઉપર ફોર્મ ભર્યા

ફળદુ અને ધારાસભ્ય ધનજીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા લીંબડી બેઠક માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારની જાહેરાત હજુ બાકી છે મોરબી માળીયા બેઠક માટે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા એ પણ આજે ઉમેદવારી નોંધાવી છે આ કાર્યક્રમ અગાઉ તેમના મધ્યસ્થ પ્રચાર કાર્યાલયનું ઉદ્વાટન પણ કરાયું હતું જેમાં સાંસદ મોહનભાઇ કુંદરિયા અને વિનોદ ચાવડા ઉપરાંત અંજલિબેન રૂપાણી પણ હાજર રહ્યા હતા મોરબી માળીયા બેઠક ના કોંગ્રેસ ઉમેદવાર જયંતિભાઈ પટેલે પણ આજે ફોર્મ ભર્યું છે અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મોહન ભાઈ સોલંકી એ પણ આજે ફોર્મ ભર્યું છે તેમના હરીફ એવા ભાજપના આત્મારામ પરમાર અગાઉ ફોર્મ ભરી યૂક્યા છે ધારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરેશભાઈ કોટડીયા એ ફોર્મ ભર્યું છે આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાજર હતા કોંગ્રેસ્સ તરફ થી કપરાડા બેઠકના ઉમેદવાર તરીકે બાબુભાઇ વરઠા એ ફોર્મ ભરી પ્રચાર શરૂ કર્યો હતો બાબુભાઇ વરઠા ભાજપ છોડી હમણા જ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમણે કપરાડાની ટિકિટ મળી છે અબડાસા બેઠક માટે શાંતિલાલ સેંઘણીએ કોંગ્રેસ તરફ થી ઉમેદવારી નોંધાવી છે નલિયા ખાતે આવેલી પ્રાંત કચેરીમાં તેમણે પોતાનું ફોર્મ જમા કરાવ્યુ હતું ડાંગ બેઠક માટે કોંગ્રેસ તરફથી સૂર્યકાંત ગાવીતે આજે ઉમેદવારી નોંધાવી છે અને ત્યારબાદ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કાર્યકર્તાઓ ની બેઠક પણ કરી હતી કરજણ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા એ પણ આજે ફોર્મ ભર્યું હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે

તેમણે ચોખવટ કરી છે કે માં અમૃતમ કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ માટે ના સોફ્ટવેર અપગ્રેડેશનની કામગીરી ચાલુ કરાયું હોવાથી આવી ગેરસમજ અમુક તત્વો ફેલાવે છે પરંતુ ના લાભાર્થીઓને સારવાર માં નાની મોટી મુશ્કેલી પડે નહીં કે વિલંબ થાય નહીં તે માટે તમામ હોસ્પિટલોને સુયના આપી દેવાઈ છે

મૂંગા પશુજીવોને સાયવતી પાંજરાપોળોને પશુદીઠ રોજના રૂ

પી ગુજરાત ડોટ કોમ પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે

સરકારી અને જાહેર ક્ષેત્રની કચેરીઓમાં કોવિડ પ્રતિકાર પ્રતિગના વાંચન યોજવાની જવાબદારી સ્થાનિક વડાની રહેશે અલબત શપથપત્ર વાંચનના કાર્યક્રમો જિલ્લા મથકે યોજાવા શરૂ પણ થઈ ગયા છે મોરબી જિલ્લા કલેક્ટર જે

ગોધરા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ

શાહે કર્મચારીઓને કોવિડથી બચવા માટેના નિયમનું પાલન કરવાના શપથ કર્મચારીઓને લેવડાવ્યા હતા

મહીસાગરમાં લુણાવાડા ખાતે કલેકટર આર

નવસારી જિલ્લા કલેક્ટર આદરા અગ્રવાલે પોતાની કચેરી પરિસરમાં કોવિડ પ્રતિકાર માટેનું પ્રતિગના વાંચન કરાવ્યુ હતું જ્યારે આણંદ ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ઉપરાંત પોલીસ વડાની કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કોરોના અનુરૂપ વર્તણૂક માટેના શપથ કર્મચારીઓ એ લીધા હતા

ટી પી સી આર માપદંડ પ્રમાણે કરશે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર એ આ કામ માટે ટેસ્ટ કીટ સહિતની સામગ્રીની માંગણી પણ રાજ્યકક્ષા એ પાઠવી દીધી છે